પ્રાદેશિક સમાયાર નિશા શ્રીમાળી વાંચ છે

ચીફ ઓફ ધ ડિફેંસ સ્ટાફ બિપિન રાવતની આગેવાનીમાં યોજાયેલા આ સંરક્ષણ મંથનમાં પાય દળ નૌકાદળ અને હવાઈ દળના વડાની ઉપરાંત અનેક નિષ્ણાંતો પણ જોડાશે સંરક્ષણની જવાબદારી સાંભળતી ત્રણેય પાંખ વચ્ચે સંકલન વધુ ઉત્તમ બને તેવા ઉપાય વિચારવાની સાથે એક નવા એર કમાન્ડ અને મેરિટાઈમ કમાન્ડની રચના કરવા અંગે પણ અહી નિર્ણય થઈ શકે છે અતિ મહત્વની આ લશ્કરી પરિષદનું સમાપન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવચન સાથે થશે સુરત એવાર્ડ દેશની શ્રેષ્ઠ મહાનગરપાલિકાઓની યાદીમાં સુરતનો બીજો ક્રમ મળ્યો છે જ્યારે રહેવા લાયક ઉત્તમ શહેરની યાદીમાં સુરત પાંચમા ક્રમે રહ્યું છે જ્યારે દસ લાખથી ઓછી વસતિ ધરાવતા શ્રેષ્ઠા શહેરની યાદીમાં ગાંધીનગરનો પણ સમાવેશ થયો છે ઈઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સના ટોપ ટેનમાં અમદાવાદ ત્રીજા નંબરે સુરત પાંચમા અને વડોદરા આઠમા નંબરે છે

અન્ન અને નાગરિક પ્રરવઠા મંત્રી જયેશ રાદડીયા ને જણાવ્યુ છે કે છેલ્લા બે વર્ષમાં ખેડૂતો પાસેથી સાત લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદીને આશરે યાર હજાર કરોડ રૂપિયા ચૂકવી અપાયા છે બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં અનાજના સરકારી ગોદામમાં જથ્થાની વધઘાટ અંગેની ફરિયાદ થતાં પોલીસની ક્રાઇમ બ્રાન્યને તેની તપાસ સોંપાઈ હોવાનુ પણ શ્રી રાદડીયા એ ગૃહ્ ને જણાવ્યુ હતું

વેંકઈયા નાયડુ આવતીકાલે આવી રહ્યા છે આઠ એકરમાં ફેલાચેલા એમ

નાયક આરોગ્ય સંકૂલમાં આ કેન્સર હોસ્પિટલ આકાર પામતા દક્ષિણ ગુજરાત માં કેન્સર સહિતના જીવલેણ રોગની આધુનિક સારવાર કિફાયતી દરે ઉપલબ્ધ થશે અમારા પ્રતિનિધિ જણાવે છે કે એલ એન્ડ ટી

એમ નાયકના પરિવારની જહેમત અને દાનથી આ હોસ્પિટલ ઊભી થઈ રહી છે શ્રી નાયકની પૌત્રી નિરાલીનું માત્ર બે વર્ષની ઉંમરે કેન્સરની બીમારીમાં અવસાન થયા બાદ તેમણે તેની યાદમાં તબીબી સારવાર આપતું ટ્રસ્ટ ઉભુ કરી મુંબઈ અને નવસારીમાં દવાખાના ખોલવાનું શરૂ કર્યું છે શ્રી નાયક માટે નવસારી જન્મભૂમિ છે તો મુંબઈ કર્મભૂમિ છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ ટીમના ડોક્ટરોએ આજે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ગોત્રી હોસ્પિટલ તેમજ કન્ટેન્મેન્ટ ઝોન અને ઝૂપડપટ્ટી વિસ્તારની મુલાકાત લીધી હતી અને કોરોના ફેલાવો રોકવા ઉપરાંત તેની સારવાર માટે શું શું કામગીરી અહી થઈ છે તેની સમિક્ષા કરી હતી હમણાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધી રહી હોવાની બાબતને ગંભીર ગણાવવા સાથે સંક્રમણને રોકવાના આદર્શ ઉપાય હાથ ધરવાની સૂચના કેન્દ્રિય ટીમે આપી હતી વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ સુરતના વરાછા વિસ્તારમાં આવેલી કૌશલ પ્રાથમિક શાળાના પાંચ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્રએ તાત્કાલિક અસરથી શાળા બંધ કરાવી છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે કોરોના સંક્રમણનો ભોગ બનેલા બાળકોમાં કોઈ લક્ષણ જણાયા નહીં હોવાથી આરોગ્ય તંત્ર પણ ચિંતામાં પડ્યું છે

શરદી ખાંસીની તકલીફ ધરાવતા બાળકોમાં સંક્રમણની ખરાઈ કરવા માટે આર ટી પી સી

પરીક્ષણ પણ કરાયું હતું

જામનગરમાં ભાજપના નેતા અને પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી તેમણે પતિ પુત્ર અને પુત્રવધ્ એમ આખો પરિવાર કોરોનાગ્રસ્ત બનતાં સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે મહિલા દિવસ જ્યારે સમગ્ર વિશ્વ કોરોના જેવી મહામારી સામે લડી રહ્યું છે કેટલાક મહિલા ડોક્ટર્સ અને નર્સીસ એવા છે જેઓ પોતાના આરોગ્યની ચિંતા કર્યા વગર અને પરિવારથી દૂર રહીને પણ દર્દીઓને સેવા આપી રહ્યા છે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આપની વિશેષ શ્રેણીમાં આજે વાત કરીશું અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે એમર્જન્સી વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો શ્રુતિ સાંગાણીની જેમણે પોતાના એક વર્ષના નાના બાળકથી દૂર રહીને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી અને અતિ ગંભીર દર્દીઓને સારવાર પૂરી પાડી હતી

જે અંતર્ગત તાપી જીલ્લાના વ્યારા સ્થિત નર્સિંગ સ્કૂલમાં જીલ્લા કક્ષાની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો બાળકમાં જન્મ જાત ખામીની શક્યતાઓ વધુ રહેતી હોઈ લોકોમાં જાગૃતિ કેળવવા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કાર્યરત ટીમના તમામ સભ્યોની કામગીરીને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવી હતી ડાંગ જીલ્લાના આહવા ખાતે પણ વર્લ્ડ બર્થ ડીફેક્ટ ડે ની ઉજવણી કરાઈ હતી જીલ્લા કલેક્ટર એન

ડામોરના હસ્તે જીલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનારી આહવા અને વધઈ તાલુકાની એક એક ટીમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાઈ હતી રસીકરણ ાલી માર્ચથી કોરોના રસીકરણના ત્રીજા તબક્કાની કામગીરી શરૂ કરાઈ છે જે અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીના વહીવટદાર પ્રફલ પટેલને કોવિડની રસી આપવામાં આવી હતી શ્રી પ્રફલ્લ પટેલ મોટી દમણના સામુહીક આરોગ્ય કેન્દ્રમાં રસી લેવા ગયા હતા ત્યારે આરોગ્ય સચિવ ડૉ મથુમ્મ અને જીલ્લા કલેક્ટર ડોં રાકેશ માનદાસ ખાસ હાજર રહ્યા હતા મહેસાણાના સંસદ સભ્ય જુગલજી ઠાકોરે કોરોનાની રસી લઈને તમામ નાગરિકોને રસી લેવા ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે આપણે સૌએ સાથે મળી કોરોનાને હરાવવાનો છે પોરબંદર તાલુકાના સીમર ગામમાં મેડીકલ ઑફિસર જીજ્ઞાશાબેન થાનકીના માર્ગદર્શન હેઠળ મેડીકલ સ્ટાફને રસી આપવાની શરૂ કરાઈ છે વઢવાણ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને પ્રવર્તમાન ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશીએ આજે કોરોનાની રસી લઈને જણાવ્યું હતું કે કોરોના મહામારીને નાથવા દરેક નાગરિકે રસીકરણ અભિયાનમાં જોડાવું જોઈએ રસીની કોઈ જ આડઅસર નથી તેથી હું સૌને રસી લેવા અપીલ કરું છું

અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગાંધીનગરના એક માઈ ભક્તે પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે આ સોનુ દાનમાં આપ્યું છે જેનો ઉપયોગ અંબાજી મંદિરને સોનેથી મઢવાની કામગીરીમાં થશે મંદિરના ટેમ્પલ ઈન્સ્પેકટર સતિશ ગઢવી દ્વારા સુવર્ણ દાનનો સ્વીકાર કરવામાં આવ્યો હતો

અમારા પ્રતિનિધિ જણાવે છે કે યાત્રાળૂઓના ધસારાને લીધે બાંધકામમાં વિક્ષેપ પડતો હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે રોપ વે ની સેવા પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે પરંતુ વર્ચ્યુયલ દર્શનનો લાભ સોશિયલ મીડિયા દ્વારા ઉપલબ્ધ રહેવાનો છે જુનાગઢ કાર્યશાળા જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયની પશુ પાલન શાખા દ્વારા પશુઓમાં રોગ નિવારણ માટેની ટેક્નોલ્લીજી એ વિષય ઉપર એક કાર્યશાળા ચાલી રહી છે ઓનલાઈન તાલીમ સાથેની આ કાર્યશાળામાં વિવિધ યુનિવર્સીટીના પ્રદથાપકો વૈજ્ઞાનિકો અને પાંચસો જેટલા છાત્રો ભાગ લઈ રહ્યા છે ખાસ કરીને આવનારા સમયમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પશુઓમાં આવતા રોગોનું કઈ રીતે પરીક્ષણ અને સારવાર કરી શકાય તે અંગે અહી ચર્ચા વિચારણા અને નિર્દેશન કરવામાં આવી રહ્યા છે

જેના ભાગરૂપે આજે જેમ્સ ફાઉન્ડેશન અને આટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં કોલેજીયન છાત્રોઓને અગ્રણી અધિકારીઓએ હાજર રહી બલ્ડ ડોનેટ કર્યુ હતું